આ ઘટનાક્રમ ચીન અને પાકિસ્તાનને ભારત તરફથી મોટા સંદેશ તરીકે જોવાઈ રહ્યો છે રાફેલન વાયુ દળમાં સામેલ કરવાથી પહેલા પરંપરાગત રીતે સર્વધર્મ પુજા કરાશે ત્યારબાદ એરોબેટીક ટીમ રાફેલ તેજસ અને સારંગ યુધ્ધ વિમાનો સાથે ઉડાન ભરશે અને હવાઈ પ્રર્દશન કરશે

જેમાં અનેક નવા વિધેયક અને સુધારાવિધેયક લાવવામાં આવશે ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આ માહિતી આપતાજણાવ્યું હતું કેરાજ્ય મંત્રી મંડળની બેઠકમાં વિધાન સભાના ચોમાસું સત્રનો નિર્ણયલેવામાં આવ્યો છે શ્રી જાડેજાએ જણાવ્યું ફતું કે ચોમાસું સત્રના પહેલા દિવસેપૂ ર્વ રાષ્ટ્રપતિ દિવંગત શ્રી પ્રણવ મુખર્જીના નિધનને પગલે શોક પ્રસ્તાવ લવાશે ત્યાર બાદ વિવિધવિધેયકો અને સુધારા વિધેયકો ગૃહમાં રજૂ કરાશે જેમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ પાસાના સુ ધારા ગું ડા નાબૂ દી ધારા મહેસૂ લ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારાજેવા સુધારા વિઘેચક લાવશે આ ઉપરાંત રાજ્યમાં લોકડાઉન અને અનલોક દરમિયાન કોરોનાવોરિયર્સની કામગીરીને બિરદાવવામાં આવશે જાણવા મળ્યા મુજબ કોવિડ મહામારી પછી પહેલી વખત મળી રહેલી વિધાન સભામાં કોરોના માર્ગદર્શિકાનું કડકાઇથીપાલન કરવામાં આવશે વિધાનસભાના સત્ર પહેલામુખ્યમંત્રીથી લઈ ધારાસભ્યો અધિકારીઓ સુ રક્ષા અધિકારીઓ વગેરે તમામને કોવિડ પરીક્ષણ કર્યા પછી જ ગૃહમાં પ્રવેશ આપવામાંઆવશે નેહ્લ ઠક્કર અમતિ શાહ સ્વનિધિ ગૃહમંત્રી અમિત શાહે ફેરિયા અને લારી ગલ્લાવાળાઓના લાર્ભાર્થે કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની પ્રશંસા કરી હતી ટ્વીટ કરતાં શ્રી શાહે કહ્યું કે ભારતનો વિકાસ દરેક નાગરિકના વિકાસથી જ સંભવ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાજના દરેક વર્ગના સશક્તિકરણ માટે પ્રતિબધ્ધ છે તેમણે કહ્યું કે આ યોજના ફેરિયા શેરી વિક્રેતાઓને સશક્ત બનાવવાના ઉદેશ્યથી શરૂ કરાઇ છે

તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાથી નાના વેપારને આત્મનિર્ભર બનાવી શકાશે નુંતને ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવા આ યોજના ખૂબ મહત્વપૂર્ણ બનશે નેહ્લ ઠક્કર રાજય કોરોના રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે

રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળેલ છે

નેહ્લ ઠક્કર ક ચ્છ કોરોના કચ્છમાં ગઈકાલે કોરોના વાયરસના કેસમાં નોંધપાત્ર રીતે ઘટાડો થતાં થોડી રાહત થઈ હતી

જીલ્લામાં સૌથી વધુ કેસ અંજાર અને માંડવી વિસ્તારમાં નોંધાયા છે સતત બીજા દિવસે શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના વધુ કેસ નોંધાયા હતા

નેહ્લ ઠક્કર હવામાન ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રિય થાય તેવી આંગોફી હવોમાન ખાતોએ આપી છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમે વરસાદની આગાંહી હવામોને ખાતાએ વ્યક્ત કરી છે બાર સપ્ટેમ્બર સુધી મધ્યમ વ્રસાદ નોંધાયા બાદ ફળવા દબાણનો પદો સર્જાતા ભારે વરસાદ પડે તેવી સંભાવના છે આગામી યારે દિવસ માટે સાગ઼ર ખેડુને કોઈ ચેતવણી આપવામાં આવી નથી નેહલ ઠક્કર યુ નિસેફ યુ નિસેફ દ્રારા જાહેર એક અહેવાલ પ્રમાણે ભારતમાં બાળ મૃત્યુદરમાં ભારે ઘટાડો થયો છે